પંજાબ હરિયાણા પશ્ચિમ બંગાળમાં બંધની વ્યાપક અસર જોવા મળી જ્યારે ગુજરાતમાં નહિવત અસર રહેવા પામી હતી

કચ્છના કિસાનો પણ બંધના એલાનથી અળગા રહ્યા હતા

જીલ્લામાં નખત્રાણા અંજાર રાપર ગાંધીધામ ખાતે પણ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરનારા વિરૂધ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી

આ ઉપરાંત ટૂંક સમયમાં ઉપલબ્ધ થનારી કોરોના રસી રસીકરણ અભિયાનમાં પણ મોબાઈલ ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવામાં આવશે તો જણાવ્યું હતું દરમિયાન કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂક્ષણે જણાવ્યું હતું કે વૈઊાનિક તરફથી લીલીઝંડી મળે એટલે કોવિડથી રસીનું ઉત્પાદન શરૂ કરી ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લોકોને રસી ઉપલબ્ધ કરાવી શકાય તેમણે મોટા પાયે કામ ચાલી રહ્યું છે

જાગુતિ વકિલ ધોરડો સ્ટોલ કચ્છના ધોરડો રણોત્સવ ખાતે ખાણીપીણી માટે કૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી પાસે ભી કરવાની સંભવિત આયોજન કરવા વીચારણા હેઠળ છે ત્યારે જીલ્લા થ્રામ વિકાસ એજન્સીને સોંપવામાં આવેલી આ જવાબદારી અંતર્ગત અપાયેલ પરિપત્ર મુજબ ફુડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખીમંડળ સ્વસહાય જૂથના સભ્યો કારીગરોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજની કચેરીથી તા

જાગતિ વકિલ હવામાન હાલે સમગ્ર ગુજરાતમાં શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ ગયા બાદ ખેડૂતો માટેના માઠા સમાચાર હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે તે મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં આગામી તા

જ્યારે કચ્છ જિલ્લામાં માવઠાની ધૂંધળી શક્યતા વચ્ચે હજુ પાંચેક દિવસ વિષમ વાતાવરણનો દોર જારી રહેશે ડિસેમ્બરના બીજા પખવાડિયામાં પારો ગગડવાની શક્યતા સાથે ઠંડીનો ચમકારો જોવા મળશે